કાશ્મીરી લોકો પરના તાજેતરના હુમલાઓની તેમણે ટીકા કરી અને કહ્યું કે આપણે એકતા અને સંવાદિતા દર્શાવવાની છે

તેમાં દિલશાહ ગાર્ડનથી શહીદ સ્થળ મેટ્રો રેલનો આરંભ કર્યો તથા દિલ્હીથી ગાઝિયાબાદ થઇ મેરઠ સુધીની ઝડપી બસસેવા માટે ભૂમિપુજન કર્યું

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદ ચાવડા ગાંધીધામ ધારાસભ્ય સશ્રી માલતીબન મહેશ્વરી સહિતના અગ્રણીઓ તેમજ ડીપીટી ના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા

સરવૈયા જણાવ છે કે આણંદ બેઠકર માટે શ્રી ભરતસિંહ સોલંકી તો અમદાવાદ પશ્ચિમ બેઠક માટે શ્રી રાજભાઈ પરમારની પસંદગી કરાઈ છે વડોદરા બેઠક માટે શ્રી પ્રશાંત પટેલ તથા છોટા ઉદયપુર બેઠક માટે શ્રી રણજીતભાઈ રાઠવા જેવા નવોદિત ને પસંદ કરાયા છે

આ લાભાર્થીઓને હવે કેન્સર કિડની લીવર જેવા મોંઘી સારવાર ધરાવતા ઉપચાર વિના મૂલ્યે ઉપલબ્ધ થશે આશુતોષ અંતાણી કચ્છ સ્વાઈન ફલુ જિલ્લામાં અતુલભાઈ રહેલા વિષમ વાતાવરણ વચ્ચ સ્વાઈન ફલુ દર્દીઓમાં પણ વધારો નોંધાઈ રહયો હોવાન જાણવા મળ છે

નકકી કરવામાં આવેલ છે

તેમજ ઘઉં ખરીદીનો સમયગાળો આગામી તા

પુરવઠા નિગમ દ્વારા ઘઉંની પ્રાપ્તિ માટે એ

માંડવી તથા નલીયા પુરવઠા નિગમના જુના ગોડાઉંન ખાતે તથા નિગમના તાલુકા ગોડાઉન ખાતે ખરીદી શરૂ કરવામાં આવશે

પાંચ મેચની શ્રેણી માં ભારત ર વિરૂધ્ધ અકની સરસાઈ ધરાવ છે